તેઓ આજે રાત્રે રિયાદ પહોંચશે શ્રી મોદી સાઉદી અરેબિયાના રાજા સલમાન બિન અબ્દુલ અઝીઝના નિમંત્રણ પર ત્યાં જઇ રહ્યા છે આ મુલાકાતથી બંને દેશો વચ્ચે મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ભાગીદારી વધુ મજબૂત બનવાની આશા છે પ્રધાનમંત્રીની મુલાકાત દરમ્યાન નાગરિક ઉડ્ડયન સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓ સંરક્ષણ ઇન્ફાસ્ટ્રક્ચર અને બિન નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રો જેવા ઓછામાં ઓછા બાર સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર થવાની સંભાવના છે આ મુલાકાત દરમ્યાન રણનીતિક ભાગીદારી પરિષદ બનાવવા અંગે પણ સમજૂતી થવાની આશા છે આ માટે દ્વિપક્ષીય તંત્ર બનાવવામાં આવશે જે બંને દેશોના સંબંધને સમગ્ર રીતે આવરી લેશે ભારત તરફથી પ્રધાનમંત્રી જ્યારે સાઉદી અરેબિયા તરફથી ત્યાંના યુવરાજ આ પરિષદના અધ્યક્ષ હશે અમારા સંવાદદાતા જણાવે છે કે રાજા સલમાને આવતીકાલે પ્રધાનમંત્રી શ્રી મોદીના સન્માનમાં બપોરે શાહી ભોજન સમારંભનું આયોજન કર્યું છે ત્યાર બાદ સાંજે સાઉદી અરેબિયાના યુવરાજ મોહમ્મદ બિન સલમાન પ્રધાનમંત્રી માટે રાત્રી ભોજન સમારંભનું આયોજન કરશે

આજે સાઉદી અરેબિયા જતા પહેલાં એક નિવેદનમાં શ્રી મોદીએ કહ્યું કે રાજા સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સઉદ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે પ્રધાનમંત્રી ત્યાંના યુવરાજ મોહમ્મદ બિન સલમાન સાથે પણ મુલાકાત કરશે અને બંને નેતાઓ પરસ્પર હિતના ક્ષેત્રીય તથા વૈશ્વિક મુદ્દાઓ સાથે દ્વિપક્ષીય સહયોગના મુદ્દા ઉપર પણ ચર્ચા કરશે પ્રધાનમંત્રીએ કહ્યું કે સાઉદી અરેબિયા ભારતની ઉર્જા જરૂરિયાતોને પૂર્ણ કરનાર સૌથી મોટા વિશ્વસનીય જરૂરિયાતપૂર્ણ કરનારાઓમાંથી એક છે શ્રી મોદીએ કહ્યું કે આ યાત્રા દરમ્યાન રણનીતિક ભાગીદારી પરિષદની રચના પર સમજૂતી થશે તો ભારત સાઉદી અરેબિયા રણનીતિક ભાગીદારીને નવી ઉંચાઇ પર લઇ જશે પ્રધાનમંત્રી ભવિષ્ય રોકાણ પહેલ મંચમાં પણ ભાગ લેશે જ્યાં તે ભારતમાં વૈશ્વિક રોકાણદારો માટે વધતા વેપાર અને રોકાણની તકો અંગે જાણકારી આપશે યુવરાજ મોહમ્મદ બિન સલમાને ગત વર્ષે ફેબ્રુઆરીમાં તેમની નવી દિલ્ફીની મુલાકાત દરમ્યાન ભારતમાં પ્રાથમિકતા વાળા ક્ષેત્રોમાં સો અરબ ડોલરનું રોકામ કરવાનું વચન આપ્યું હતું

તેમણે એમ પણ કહ્યું છે કે આતંકવાદને સમર્થન અને પ્રાયોજિત કરવાવાળા વિરૂદ્ધ તત્કાલ કાર્યવાફીની જરૂરિયાત છે

શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે આતંકવાદ સામે શુન્ય સહિષ્ણુતા હોવી જોઇએ આ પ્રતિનિધિમંડળ જમ્મુ કાશ્મીરની મુલાકાત લેશે શ્રી મોદીએ કહ્યું છે કે આ મુલાકાતથી સાંસદોને જમ્મુ કાશ્મીર અને લદાખના પ્રદેશોની સાંસ્કૃતિક અને ધાર્મિક વિવિધતાની સમજણ આપવી જોઇએ શ્રી મોદીએ આશા વ્યક્ત કરી છે કે તેમને આ ક્ષેત્રના વિકાસ અને શાસનની પ્રાથમિકતાઓ અંગે સ્પષ્ટ મંતવ્ય આપશે યુરોપિયન યુનિયન સાથેના ભારતના સંબંધોનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે નવી દિલ્ફી પોતાના સંબંધોની સાથે સૌથી મહત્વપૂર્ણ મહત્વ રાખે છે

શિવસેના નેતા તથા વાહનવ્યવહાર મંત્રી દિવાકર રાઓતે પણ આજે રાજ્યપાલ સાથે મુલાકાત કરી બંને નેતાઓએ જણાવ્યું કે તેઓની મુલાકાતમાં કોઇ રાજકીય યર્યા થઇ નથી સત્તાની વહેંચણી અંગેનું ચિત્ર ત્રીસમી ઓક્ટોબરે ભાજપા અધ્યક્ષ અમીત શાહ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની બેઠક બાદ જ સ્પષ્ટ થશે

જો કે સરકારી એજન્સીઓ અનુસાર આ સ્થિતિ છેલ્લા ત્રણ વર્ષ કરતાં સારી છે સિસ્ટમ ઓફ એર ક્વોલીટી એન્ડ વેધર ફોરકાસ્ટીંગ એન્ડ રિસર્ચ દ્વારા તકેદારી જાહેર કરતાં લોકોને જરૂર ન હોય તો ઘરની બહાર ન નિકળવા જણાવ્યું છે પંદર ઓક્ટોબરથી પંદર નવેમ્બરના સમયગાળાને દિલ્હી એન

ની હવાની ગુણવત્તા માટે મહત્વપૂર્ણ ગણવામાં આવે છે

નાગરિકોની સહભાગીદારીથી જાહેર જીવનમાં પ્રામાણિકતાને પ્રોત્સાહન આપવાના હેતુથી તકેદારી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે આ વખતના તકેદારી સપ્તાહની વિષયવસ્તુ છે પ્રામાણિકતા જીવનનું એક અવિભાજ્ય અંગ તકેદારી પંચનું કહેવું છે કે યોગ્ય નિયમો સાથેના વર્તનના કારણે પ્રામાણિક ભેદભાવ વગરના અને ભ્રષ્ટાચાર વિનાના સમાજની રચના થવાની હોવાથી આ વખતની વિષય વસ્તુ યુવાઓને આકર્ષશે તકેદારી પંચે બધા જ કેન્દ્રીય સરકારી મંત્રાલયો અને સંસ્થાઓને પોતાની સંસ્થાઓમાં તકેદારી સપ્તાહની વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવાનો નિર્દેશ આપ્યો છે

ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન માટે પસંદગી પામેલ કંપનીઓને રાષ્ટ્રીય કોર્પોરેટ સામાજિક જવાબદારી એવોર્ડ અર્પણ કરશે આવતીકાલે નવી દિલ્ફીમાં યોજાનાર કાર્યક્રમમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવશે કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા સમાવેશી અને સતત વિકાસના લક્ષ્યાંકને પ્રાપ્ત કરનાર કંપનીઓને સી

પ્રવૃત્તિ અંતર્ગત આ એવોર્ડ આપાવમાં આવશે

માટે સરકાર દ્વારા આપવામાં આવનાર આ શ્રેષ્ઠ એવોર્ડ છે

કે

યુરોપીયન પરિષદના અધ્યક્ષ ડોનાલ્ડ ટસ્કે ટ્વીટ ઉપર આજે આ માહિતી આપી તેમણે કહ્યું કે યુરોપીયન સંઘ કહેવાતા ફ્લૈક્સટેંશન એટલે કે જો સંસદ દ્વારા સમજૂતી મંજુર કરવામાં આવે તો યુકે સમય મર્યાદા પહેલા જ સંઘમાંથી અલગ થઇ શકે છે યુરોપીયન સંઘનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે યુ કે ની સંસદ સમય પહેલાં બારમી ડિસેમ્બરે સામાન્ય ચૂંટણી કરાવવાના પ્રધાનમંત્રીના પ્રસ્તાવ પર મતદાન કરવાની છે

કે ના યુરોપિયન સંઘથી અલગ થવાની નવી સમયમર્યાદા પર સંમતિ માટે બ્રસેલ્સમાં યુરોપીયન સંઘના રાજનિતિકોની બેઠક બાદ કરી છે બ્રેક્ઝિટ માટે યુરોપીય સંઘના લવાદ માઇકલ બારનિયરે કહ્યું કે ખૂબ નાની પણ રચનાત્મક બેઠક હતી તેઓએ નિર્ણય પર પ્રશંસા વ્યક્ત કરી

આ સાથે જ બજાર તરફી નીતિ ધરાવતા મોરીસીઓ મેક્રીના વિવિદાસ્પદ શાસનકાળનો અંત થયો છે